પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળોએ આઠ હજાર લાખ રૂપિયાના ખર્ચના વિકાસકામોનું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે લોકાર્પણ અને ખાતમુહ્ર્ત કરશે

રાજ્યના તમામ નાગરિકોને ઘરઆંગણે તેઓના વિસ્તારમાં જ સારવાર મળી રહે તે માટે તમામ જિલ્લાકોર્પોરેશનમાં ધન્વતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે

જે દર્દીઓને વધુ સારવારની જરૂરીયાત જણાય તેમને હોસ્પિટલમાં રીફર કરી સર્વશ્રેષ્ઠ સારવાર આપવામાં આવી છે

આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નાગરિકોના અવરજવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લદાયો છે કોરોના સંક્રમણની સાંકળ તૂટે અને સંક્રમણ વધતુ અટકે તે માટે કન્ટેન્ટમેન્ટ ઝોન પર કડક નિયંત્રણ જરૂરી છે જેને કારણે કન્ટેન્ટમેન્ટ ઝોન વાળા વિસ્તારોમાં લોકડાઉનની જેમ જ કડકાઇથી અમલવારી કરાવવામાં આવી રહી છે તેમ શ્રી પટેલે ઉમેર્યુ હતુ

સી યુ

રાજ્યનો એક પણ જિલ્લો આ સુવિધાથી બાકાત નથી

સત્તાવાર યાદી મુજબ ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢમાં તીડના કારણે પાકને નોંધપાત્ર નુકસાન થયાના અહેવાલ નથી

હવામાન ખાતાએ આગમી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી બે દિવસમાં અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે

અમરેલી જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ગઈકાલે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અમરેલી જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ થયો હતો ગીર કાંઠા વિસ્તારની નદીઓ ગાંડીતૂર બની છે વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતો આનંદમાં છે સાવરકુંડલાના બરડી ગામે મુશળધાર વરસાદ પડતા ગામ વચ્ચેની પસાર થતી નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી આંબરડી સહિત અમરેલીના સાવરકુંડલા પંથકોમાં ધોધમાર વરસાદ થતાં ખેડ્રતોમાં ખુશી જોવા મળી રહી છે

લીલીયા શહેરમાં અને આજુબાજુના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ થયો હતો

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા ઓન લાઇન ફરિયાદ નોંધવાની સુવિધા પણ કાર્યરત છે

પરંતુ તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે ચૂંટણી યોજવાની જરૂર પડશે નહીં

તેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમભાઈ રૂપાલા અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપભાઈ સંઘાણીનો પણ સમાવેશ થાય છે જિલ્લા દૂધ સંઘની ચૂંટણીમાં દર વખતે તમામ ઉમેદવારો બિનહરીફ જ યૂંટાય છે અને આ પરંપરા પણ યથાવત રહી છે

આ માટેની સમીક્ષા બેઠક ગઈકાલે સાબરમતી રીવરફન્ટ ખાતે યોજાઈ હતી

કમિ સામે વિવિધ મુદ્દાઓ ઉપર યર્ચા થઈ હતી

જેમાં બે ખાસટીમો સવારના નવથી રાતના નવ સુધી ઉપલબ્ધ રહી નિઃશુલ્ક સલાહ માર્ગદર્શન પૂરું પાડશે